ગૃહમંત્રી એ કહ્યુ કે અમારી સરકાર શહેરી વિસ્તારોના ગરીબોને પણ પાયાની સુવિધા મળે તેવ્રં ઇચ્છે છે અને તેના ભાગરૂપે દિવાળી પહેલા સાડા ચાર હજાર આવાસોની ફાળવણી કરવામાં આવી છે

બાઇટ અમિત શાહ આ પ્રસગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે ગુજરાતની વિકાસયાત્રા વણથંભી યાલી રહી છે વિશ્વના આધુનિક શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થઇ રહી છે

રેકોર્ડના પ્રતિનિધિએ આ વિશ્વ રેકોર્ડ થવા અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું હતું આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે જેમના જીવનનો આધાર છીનવાઈ ગયો છે તેઓનો સરકાર આધાર બની છે

તેમણે કહ્યું કે હવે આવનારા દિવસોમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવશે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નાણાંના અભાવે કેન્દ્ર અને રાજ્ય સરકાર એકપણ વિકાસના કાર્યોને અટકવા દેતી નથી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓને રૂબરૂ મળીને સીધો સંવાદ કર્યો હતો તેઓએ લાભાર્થીઓને રૂબરૂ મળ્યા હતા અને ખબરઅંતર પૂછ્યા હતા શ્રી અમિત શાહે આયુષમાન ભારત યોજનાનો લાભ વ્યાપાક પ્રમાણમાં લેવા લોકોને અપીલ કરી હતી તેમણે કહ્યું કે લાભાર્થીઓના હસતા ચહેરા જોઈને આનંદ થાય છે કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો બહોળો પ્રચાર થઈ રહ્યો છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો આ સંવાદ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આયુષમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને દાવા ચૂકવવામાં ગુજરાત દેશમાં પ્રથમક્રમે છે

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરતા જણાવ્યુ કે મહિલા કેદીઓ તેમના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક દિવાળીના તહેવારોની ઉજવણી કરી શકે તે માટે જેલસુધારણાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે કહ્યુ કે આ નિર્ણય અનુસાર સંબધિત અધિકારીઓને યોગ્ય શરતો મુજબ અને જામીન લઇને પેરોલ મંજૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે

આવતીકાલે દેશભરમાં દિવાળીનું પર્વ પણ ઉજવાશે પ્રધાનમંત્રીએ તેમના આ અગાઉના મન કી બાતના સંબોધનમાં લોકોને ફટાકડાના ઉપયોગથી થતાં આગના બનાવો અને જાનહાનીને રોકવા માટે સુરક્ષિત રીતે દિવાળી ઉજવવા અનુરોધ કર્યો હતો

આ કાર્યક્રમમાં ગુજરાત અને ઓરિસ્સા રાજયના વિદ્યાર્થીઓ સાથે એકચેન્જ કાર્યક્રમ હેઠળ તેમના રાજયોની સંસ્કુતિ પ્રસ્તુત કરશે ઓડિસાના વિદ્યાર્થીઓ ગુજરાતના ગરબા તેમજ ગુજરાતી ભાષા શીખીને ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે

તેમાં દેશ વિદેશના પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં મૂકવામાં આવી રહ્યા છે આ ઉપરાંત જંગલમાંથી નકામા વેસ્ટ લાકડા મંગાવીને તેના ટુકડાઓમાંથી વિવિધ પ્રાણીઓની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે

રાજ્યપાલે સંદેશમાં જણાવ્યું છે કે નવા વર્ષનો શુભારંભ સમાજમાં પ્રેમ શાંતિ અને પરસ્પર સંવાદિતાને વધુ મજબૂત બનાવશે

આવતીકાલે દિવાળીની ઉજવણી માટેની તૈયારીઓ થઈ રહી છે

દરમિયાન આજે કાળિચૌદશ નિમિત્તે તંત્ર મંત્રની ઉપાસનાઓ પણ થશે કાળિચૌદશને લઈને કેટલીક પૌરાણિક માન્યતાઓ પણ અસ્તિત્વમાં છે કાળિ ચૌદશને રૂપયૌદશ પણ કહેવામાં આવે છે

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાતા માછીમારો દરિયામાંથી પરત આવી રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં છુટાછવાયા અને હળવો વરસાદ થવાની આગાહી કરાઇ છે ડિપ્રેશન સિસ્ટમ ગોવા મહારાષ્ટ્રના દરિયા કિનારથી આગળ વધી રહી છે